ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડની પરિસ્થિતિ અંગે રાજ્યોના રાજ્યપાલો તથા કેન્દ્ર

કેન્દ્ર સરકારે દેશમાં રેમડેસીવીરનું ઉપાદન વધારવાની તથા કિંમતો ઘટાડવાની મંજૂરી આપી છે

લોકસભા બેઠકોની પેટાચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર આજે સમાપ્ત થશે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેનો પ્રચાર ગઈકાલે પૂર્ણ થયો કેન્દ્રીય મંત્રાલયે ખેડૂતોના હિતમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માઇક્રોસોફ્ટ સાથે સમજુતી કરાર કર્યા છે

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ગઈકાલે આ જાહેરાત કરતા જણાવ્યું કે આ લોકડાઉન દરમ્યાન માત્ર આવશ્યક સેવાઓ યાલુ રહેશે શ્રી ઠાકરેએ લોકોને બિન જરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે

આ લોકડાઉન દરમ્યાન લોકલ દ્રેનો તથા બસ ચાલુ રહેશે પરંતુ આવશ્યક સેવાના કર્મચારીઓને જ અવર જવરની મંજૂરી મળશે

આ પ્રોજેક્ટ હેઠળ પસંદ કરાયેલા રાજ્યોમાં ખેડૂતોની આવક વધારવા માટે ખેતીની પ્રક્રિયા સરળ બનાવવા માટે તેમજ ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મદદ કરાશે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે આ પ્રસંગે બોલતા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે ક્રષિએ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ હોવાથી કૃષિ ક્ષેત્રને થતું નુકસાન સમગ્ર દેશને પણ થાય છે આથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક વધારવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત ખેતી પદ્ધતિની કલ્પના રજૂ કરી છે